આ બેઠકને અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા મુખ્ય સચિવ જે

સિંઘે જણાવ્યું હતું કે આપત્તિ સામેની સજ્જતા એ જ આપત્તિ સામે લડવાનો શ્રેષ્ઠ ઉપાય છે તેમણે વફીવટી તંત્રના જુદા જુદા વિભાગો દ્વારા તૈયાર કરાયેલ આપત્તિ વ્યવસ્થાપન આયોજન અને તેના અમલીકરણ સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલે ચોમાસા દરમિયાન જીવન જરૂરિયાતોની વિવિધ ચીજ વસ્તુઓની જાળવણી કરવા પર ભાર મુક્યો હતો મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે અગાઉના વર્ષોના અનુભવોનો આગામી આયોજનમાં સમાવેશ કરવા જણાવ્યું હતું રાજ્યના પોલીસ મહાનિયામક શિવાનંદ ઝાએ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા હવામાન વિભાગના નિયામક જયંત સરકારે ચોમાસું સામાન્યથી વધુ સારું રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી

રાજ્ય સરકાર કોઈપણ વ્યક્તિને છાવરવા માંગતી નથી તેમ કૂષિમંત્રી આર સી

તેમણે જજ્ઞાવ્યું કે ખેડૂતોને ગેરમાર્ગે દોરીને કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે રાજ્ય સરકારે વિવિધ જણસોની ખરીદી ટેકાના ભાવે કરી છે

સિક્કા ખાતે જીએસએફસીનો પ્લાન્ટ છે દરમિયાન મંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે ટેકાના ભાવે થયેલ ખરીદીમાં ખેડૂતોના હીતમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં

ખેડૂતો પણ તેની તૈયારીમાં લાગી ગયા છે

દરમિયાન આગામી ખરીફ ઋતુ દરમિયાન જીલ્લાના એકમોને રસાયણિક ખાતર જંતુનાશક દવા તેમજ બિયારણ ની ખરીદી વખતે કાળજી લેવા જણાવાયું છે ખેતસામગ્રી ખરીદતી વખતે પરવાનેદાર વિક્રેતા અને ખેડૂતની સઠ્ઠી સાથે ખરીદી કરવા અને આધારકાર્ડ સાથે રાખવા વિષે સુચના અપાઈ છે ચંદ્રવદન પદ્ટણી આરોગ્ય સંકલન જીલ્લામાં માતા અને બાળકના મરણનો દર ઘટાડવા જીલ્લા કલેકટર રેમ્યા મોહને આરોગ્ય તંત્રને સુચના આપી છે

જીલ્લા વિકાસ અધિકારી પ્રણવ જોશીએ તમામ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો પર ઉપલબ્ધ એમ્બ્યુલન્સ વાહનો સજ્જ રાખવા જણાવ્યું હતું

ચંદ્રવદન પદ્ટણી હવામાન વિભાગ કચ્છ સૌરાષ્ટ્રમાં વાવાઝોડા અને કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે પવનની ઝડપ વધતા ઊંચા તાપમાનનો પારો નોંધપાત્ર રીતે નીચો ગથો હતો